પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી મનોજ સિંહા રવિશંકર પ્રસાદ ફરદીપસિંઘ પુરી કિરણ ખેર સની દેઓલ રવિ કિશન સુખબીર બાદલ શત્રુઘ્નસિંહા સહિતના દિઝ્ગજ નેતાઓ આજની ચૂંટણી લડી રહ્યા છે

કેન્દ્ર સરકારે આ રાજ્યોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જણાવ્યું છે કેન્દ્રિય જળ પંચના સભ્ય એસ

હલ્દારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુને તેમજ ગુજરાત સહિતના અન્ય રાજ્યોને આ બાબતે સૂચના આપતાં પત્રી મોકલવામાં આવ્યા હતા

જાફરાબાદ આગરીયા વાવેરામાં ઝાપટા પડ્યા હતા રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો દરમિયાન કચ્છમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતાં બફારો અનુભવાયો હતો

જયદિપ વૈષ્ણવ આકાશવાણી બુલેટીન આકાશવાણીના સમાચાર સેવા વિભાગ દ્વારા લોકસભાની અને યાર રાજ્યોની વિધાનસભાનેયૂંટણીના પરિણામની સાચી અને તાજી વિગતો આપવા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

દેશભરમાં એફ એમ ગોલ્ડ એફ એમ રેનબો વિવિધ ભારતી અને આકાશવાણીની અન્ય ચેનલો પર દર કલાકે બુલેટિન પ્રસારિત કરવામાં આવશે જયદિપ વૈષ્ણવ જળ સંચય ઈજન જળસંચયની કામગીરીનો પ્રેરણાદાથી સંદેશ પર્હોચાડવા આકાશવાણી ભુજ દ્વારા નવતર અભિગમ હાથ ધરાયો છે જળસંચયની પ્રેરણા ગામડે ગામડે પહોંચે તે હેતુથી ગત ચોમાસા દરમિયાન વરસાદના પાણીને યોગ્ય રીતે સંયય કર્યો હતો તેવી ગ્રામ પંચાયતોને પોતાના અનુભવો પહોંચાડવા માટે આકાશવાણી દ્વારા ઇજન આપવામાં આવે છે

જયદિપ વૈષ્ણવ ભુજ પાલિકા ભુજ નગરપાલિકામાં નાયબ પ્રાદેશિક કમિશ્નરે સ્વચ્છતા અભિયાન અને રૈન બસેરા પ્રોજેકટની કામગીરીની સમીક્ષા કરી હતી ઘર વિહોણા લોકો માટે અમલી બનાવાયેલી રૈન બસેરા યોજનાની પ્રગતિ વિશે નાયબ પ્રાદેશિક કમિશ્નર તિલક શાસ્ત્રીએ વિગતો મેળવી હતી આ ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવા માટે સુધરાઇ દ્વારા કયા પગલાં ભરવામાં આવે છે તેની માહિસ્તી મેળવીને જરૂરી સુચનો કર્યાં હતા જયદિપ વૈષ્ણવ પોલીસ વડા પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબિયાએ મુન્દ્રાની મુલાકાત લઇને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમણે મહેશનગરમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને જરૂર પડવે પોલીસની મદદ લેવા અથવા પોતાનો ટેલીફોનીક સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો